કેન્દ્રીય મંત્રીમંડળે ટ્રીપલ તલાકને ગેરકાનુની ગણાવતા અને જમ્મુ કાશ્મીરમાં વધુ છ મહિના રાષ્ટ્રપતિ શાસન લંબાવતા ખરડા મંજુર કર્યા છે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા વાવાઝોડા વાયુના કારણે ત્રણ લાખ લોકોનું સ્થળાંતર આઈ સી સી વિશ્વકપ ક્રિકેટમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ઠ વચ્ચે મેચ રમાશે

બે દિવસની આ બેઠકમાં પરસ્પર વિશ્વાસ અને પડોશી સંબંધો જાળવવા સંયુક્ત પ્રયત્નો કરાશે

શાંધાઈ સહકાર સંગઠનમાં આઠ સભ્ય દેશો છે ભારત ઉપરાંત ચીન કઝાખસ્તાન કિર્ગીઝસ્તાન પાકિસ્તાન રશિયા તાજીકિસ્તાન અને ઉઝબેકિસ્તાન વસતિ અને ભૌગોલિક દૃષ્ટિએ તે વિશ્વનું સૌથી મોટું સંગઠન છે અને તે યુરેશિયા ખંડનો ત્રણ પંચમાંશ વિસ્તાર આવરી લે છે

સંસદમાં આ ખરડો અંદાજપત્ર સત્રમાં રજૂ કરાશે અને તે દ્વારા વટફકમને નિયમિત કરાશે આ ખરડામાં દ્રીપલ તલાકને ગેરકાનૂની અને અમાન્ય ઠરાવવામાં આવ્યા છે અને તે બદલ ત્રણ વર્ષની સજાની જાગવાઈ છે

બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ મહિના લંબાવવાને મંજૂરી આપી છે જે ત્રીજી જુલાઈથી લાગુ પડશે આ ઉપરાંત મંત્રીમંડળે જમ્મુ કાશ્મીરમાં અનામત ખરડો મંજૂર કરાયો છે તે સંસદમાં રજૂ કરાશે આ ઉપરાંત મંત્રીમંડળમાં શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકોમાં અનામતની જાગવાઈ કરતા ખરડાને મંજૂરી અપાઈ છે તે દ્વારા સાત ફજાર શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરાશે તથા આર્થિક પછાત વર્ગને દસ ટકા અનામત લાગુ પડશે

બેઠકમાં જાહેર સ્થળો પર ગેરકાનૂની કબજા અટકાવતા ખરડાને પણ મંજૂર કરાયો છે

પરિણામે સરકાર કે તેની અન્ય સંસ્થા દ્વારા વિવાદોના નિવારણમાં લવાદી પ્રક્રિયા કેન્દ્ર તરીકે કાર્ય શક્ય બનશે અને નિષ્ણાતોની સેવાઓ લઈ શકાશે આંતરરાષ્ટ્રીય સ્તરના વિવાદોમાં પણ નવી દિલ્ફીમાં પ્રક્રિયા કરી શકાશે

મંત્રીમંડળે બંને દેશો વચ્ચે ફવામાન અંગેની માફિતીની આપ લે પણ મંજુર કરી છે શાંધાઈ સફકાર સંગઠનની બેઠકની સાથોસાથ આ કરાર પણ કરાશે

મંત્રીમંડળે ભારત ફીનલેન્ડ વચ્ચે સાયબર સિક્યોરિટીને મંજુરી આપી છે

શ્રી શાહે પક્ષના સંગઠન મહામંત્રીઓની આવતીકાલે પણ બેઠક બોલાવી છે

ડી આર એફ

પક્ષ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું કે લોકસભાની ચૂંટણી બાદ ઉભી થયેલી અવઢવનો અંત આવ્યો છે અને રાફલ ગાંધી જ અધ્યક્ષપદે યથાવત્ છે ગઈકાલે નવી દિલ્ફીમાં પક્ષના અગ્રણીઓ શ્રી એ

ઈદ ઉલ ફિત્ર નિમિત્તે આ નિર્ણય લીધો છે ઓમાનના ભારતીય દ્વતાવાસે ટ્વીટર પર ઓમાનના સુલતાન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે ભારત સરકાર આ મૈત્રીપૂર્ણ વલણની પ્રશંસા કરે છે વિદેશમંત્રી એસ જયશંકરે પણ ટ્વીટર પર ઓમાનના સુલતાનનો આભાર માન્યો હતો

સી સી

અગાઉ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફિકા સામે ભારતે મેચ જીતી લીધી છે